લેન્ડર વિક્રમમાંથી રોવરપ્રજ્ઞાન છૂટું પડવાની કામગીરી પૂરી થયા પછી સાત કલાક સુધી તે પ્રથ્વીને પહેલી તસવીર મોકલશે ભારત માટે આ ઐતિહાસિક ક્ષણના પીએમ મોદી સાક્ષી બનશે તેઓ ઇસરોના બેંગ્લુરૂ કેન્દ્રમાં કેટલાંક વિદ્યાર્થી સાથે બેસીને લેન્ડિંગનું ચંદ્રાવહોરણ લાઈવ નિહાળશે

રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામ ગીરનાર પર્વત પર અંબાજી ટ્રંક ખાતે યાત્રાળ્ વધારવા માટે પ્રવાસન યાત્રાધામ વિકાસ બોર્ડને ઉપયોગ માટે જંગલ વિભાગની હસ્તક જમીન આપવાનો સૈદ્ધાંતિકિ નિર્ણય કરાયો છે

સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની આ અંગેની દરખાસ્ત હવે નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડમાં મોકલવાની દિશા ગતિ લાવવા પણ મુખ્યમંત્રીશ્રીએ સૂચનો કર્યા હતા આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગિરનાર રોપ વેની હાલ ચાલી રહેલી કામગીરી આગામી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થતા રોપ વે યાત્રિકો માટે શરૂ થઈ જશે આના પરિણામે અંબાજી ટ્રક ઉપર યાત્રિકોનો ઘસારો વધશે અને તેમની સુવિધા માટે પીવાના પાણીની શોચાલયની અને સુરક્ષા માટે ફેન્સીંગ તથા વિશ્રામ માટે ચોકની સગવડોની જરૂરિયાત ઊભી થવાની છે

વૈશ્વિક માપદંડો અને ગુજરાત સરકારની વિવિધ ગુણવત્તા લક્ષી પહેલાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા એક્રેડિટેશન ફેમવર્કના માધ્યમથી રાજ્ય સરકાર સંચાલિત શાળાઓનું એક્રેડિશન કરવામાં આવશે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચ્રડાસમા એ ગાંધીનગરમાં સ્ક્રલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરી હતી

આ પ્રકારનો પ્રોગ્રામ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે

તેમણે જણાવ્યું હતું કે ત્યારબાદ શાળાઓની વ્યક્તિ જરૂરિયાતો મુજબ શાળાઓના વિવિધ યોજના હેઠળના લક્ષ્યાંકોને પાર પાડવા માટે સહાય પણ પૂરી પાડવામાં આવશે

સરકારી પ્રાથમિક શાળાઓમાં હવે બાયોમેટ્રીક પ્રણાલી દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓની નિયમિત હાજરી લવાશે

જે માટે રાજ્ય સરકાર દ્વારા આગામી બે મહિનામાં તમામ સરકારી પ્રાથમિક શાળાઓને અદ્યતન બાયોમેટ્રીક હાજરી પત્રક પ્રણાલી ધરાવતું સોફટવેર સાથેનું ટેબલેટ વિતરીત કરી દેવાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસ સ્થાને શરૂ કરેલા મુખ્યમંત્રી સાથે મોકળામને બીજી શૃંખલામાં રાજ્ય પુરસ્કૃત શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો મુખ્યમંત્રીએ આ પ્રસંગે રાજ્યના વિવિધ જિલ્લિાના શિક્ષકોએ રજૂ કરેલા મંતવ્યો ગુણવત્તાયુક્ત શિક્ષક વધારવા તેમજ સેલ્ફ ફાઈનાન્સ ખાનગી શાળાઓ કરતાં સારૂં શિક્ષ આપીને સરકારી શાળાઓમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ લે તેવી સ્થિતિ નિર્માણ કરવાની પહેલને આવકારી હતી મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું કે બાયોમેટ્રિક એટેન્ડસ સહિતની ટેકનોલોોજી શિક્ષકોન પરેશાન કરવા માટે નહીં પરંતુ નિયમીતતા લાવવા અને તેમની રોજિંદી કામગીરી સરળ કરવાનો સુગ્રથિત પ્રયાસ છે તેવો સ્પષ્ટ મત પણ સંવાદ દરમિયાન વ્યક્ત કર્યો હતો

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું છે કે માનવ ઘડતર જેવું સૌથી કઠીન કામ કરતા શિક્ષક સમાજ ક્રાંતિના સંવાહક છે ઉત્તમ સંસ્કાર ધરાવતી યુવાપેઢી રાષ્ટ્ર ઘડતરની ફરજ બજાવતી હોવાથી શિક્ષકનું મૂલ્ય લગીરે ઓછુ આંકી શકાય નહિ ગઈકાલે શિક્ષકદિનની ઉજવણી નિમિત્તે ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બોલતા તેમણે આમ જણાવ્યું હતું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે શિક્ષણ જેવા ઉમદા વ્યવસાયને કાર્યક્ષમ બનાવી ખાનગી કરતા સરકારી શાળાઓ વધારે સારી હોય તેવું પરિવર્તન લાવવાનું કામ ભાજપ સરકારે ઉપાડચું છે

ત્યારે ઉંચા ભારતના નિર્માણમાં ગુજરાત શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા વડે અગ્રેસર બનશે તેમાં શંકા નથી કેન્દ્રીય કૃષિ અને ખેડૂતકલ્યાણ તેમજ ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમર આજે ગુજરાતની મુલાકાતે છે શ્રી તોમર આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનારા નવમાં એગ્રી એશિયા પ્રદર્શની અને પરિષદમાં ઉપસ્થિત રહેશે આ સાથે જ તેઓ મહાત્મા મંદિર ખાતે યોજાનારા સાતમા ડેરી પશુધન અને પોલ્ટ્રી એક્સ્પોને પણ ખુલ્લો મુકશે

નર્મદા બે કાંઠે વહેવા લાગતા કેવડીયના ગોરા બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા છે

મહિસાગર નદી ઉપર આવેલા કડાણા ડેમ ઓવરફલો થવાની સપાટીએ પહોંચતા જળવિદ્યતનું ઉત્પાદન ચાર એકમો દ્વારા શરુ કરાયું છે સુરેન્દ્રનગરના નાયકા ડેમના સાત દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા તેમજ તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારને સાવચેત રહેવા જણાવ્યું છે તેમજ ધોળીધજા ડેમ ઓવરફલો થવાથી ગ્રામજનોને નદીના પટમાં ન જવા સૂચના આપવામાં આવી છે મોરબી જિલ્લાના મચ્છુ બે ડેમના સાત દરવાજા પાંચ ફૂટ મચ્છુ ત્રણ ડેમના ચાર દરવાજા ત્રણ ફૂટ ઉપરાંત ડેમી ત્રણ ડેમના નવ દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે અને ડેમી બે ડેમના પાંચ દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવ્યા છે

નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરત જૂનાગઢ તથા ગીર સોમનાથ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયા નહી ખેડવા ચેતવણી અપાઇ છે